પાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી અને માંગરીળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદ્વહન પાઈપલાઈન યોજનાનું લોકાર્પણ કર્યુ

યુવાનો માટે આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે આ મહોત્સવનું આયોજન થાય છે આ વર્ષે આ મહોત્સવનું વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે

જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજીત થનાર યુવા સંસદ કાર્યક્રમ સાથે થશે યુવા મહોત્સવમાં દરેક રાજયની પ્રતીભાઓને સામેલ કરવામાં આવી છે ઉપરાંત વિવિધ સાહસિક સ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આથોજન થશે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ અપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક દિઝાજોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે આજે સંપૂર્ણ સન્માન સાથે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહેશે

કોરોનાને પગલે શાળાઓ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે શાળા સંચાલકો દ્વારા બેઠક વ્યવસ્થા સેનેટાઈઝેસન સહિતની બાબતો સુદ્રઢ કરવામાં આવી છે આ અંગે ભુજની વી ડી હાઈસ્કુલના આયાર્ય ડો ઊર્મિલ હાથીએ તેમની શાળા ની તૈયારિયો અંગે આ પ્રમાણે જણાવ્યું હતું

વડોદરા ડિવિઝનના ઉચ્યાધિકારીનાં જણાવ્યા મુજબ સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે રોજ એક લાખ વીસ હજાર મુલાકાતી આવવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે

વિવિધ રાજ્યોમાંથી કેવડિયા જવા આવનાર દ્રેન વડોદરાથી સીધી કેવડિયા ઊભી રહેશે

બરોડા એક્સપ્રેસ કેવડિયા સુધી લંબાવાઈ છે જ્યારે મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સુધી ટૂંકાવાઈ છે